અને સર્વોચ્ય અદાલતના યુકાદાથી ધણી સ્પષ્ટતાઓ થઈ છે

ગૃહમંત્રી અમિત શાહે કહ્યુંકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈચ્છે છેકે પૂર્વોત્તર ક્ષેત્ર સમસ્યાઓથી મુક્ત પ્રદેશ બને

પરંતુ મોદીજીના સત્તામાં આપ્યા બાદ તે ભારતના દિલ સાથે જોડાઈ ગયું દરમિયાન ગૃહમંત્રી અમીત શાહની અરૂણાયલ પ્રદેશના પ્રવાસ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે અરુણાયલ પ્રદેશ એ ભારતનું અભિન્ન અંગ છે અને તે અંગે વાંધો ઉઠાવવો વાજબી નથી

નવીદિલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશક્રમારે જણાવ્યું કે કોરોના વાવર સામે ચીનના સંધર્ષને આ રીતે પ્રતિકરૂપ ટેકો જાહેર કર્યો છે આ વિમાન વળતાં ભારતીયોને લેતું આવશે અને જો અવકાશ હશે તો અન્ય દેશોના મુસાફરોને પણ આવરી લેવાશે તેમણે કહ્યુંકે જાપાનના દરિયાકાંઠે લાંગરેલા જહાજ ડાયમંડ પ્રિન્સેસમાં કોવિડ અસગ્રસ્ત આઠ ભારતીય પણ છે તેમને સારવાર અપાઈ રહી છે

બેઠકમાં સંબંધીત મંત્રાલયોના સચિવો અને વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા સુશ્રી સીતારમણે બે દિવસ પહેલાં ઉધોગ અને વેપાર સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી તેમણે કહ્યુંકે બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર કેટલાંક ઉપાયોની જલ્દી ધોષણા કરવામાં આવશે

રાષ્ટ્રપતિ ટ્રંપ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની ભારત યાત્રાની શરૂઆતમાં રોડ શોમાં ભાગ લેશે

અમદાવાદના નવીનીકરણ કરાયેલા મોટેરા સ્ટેડિયમ ખાતે થોજાનાર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં શ્રી ડોનાલ્ડ ટ્રમ્પ અને શ્રી નરેન્દ્ર મોદી સંબોધન કરશે

નવી દીલ્ફીમાં વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ પત્રકારોને જણાવ્યું હતુ કે અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે ઉચ્ચકક્ષાનું પ્રતિનિધિમંડળ ભારત આવવાનું છે

ભારત આ અંગે પ્રયત્નશીલ છે

સર્વોચ્ય અદાલતે મહિલા અધિકરીઓ માટેના કાયમી પંચ રચવાના આપેલા આદેશના પગલે વધુ સ્પષ્ટતાથી કામગીરી થશે નવીદિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યુંકે ભારતીય લશ્કરમાં ધર્મ વર્ગ જાતિ રીતીના આધારે ભેદભાવ રખાતો નથી

જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે જનરલ નરવણેએ જણાવ્યુંકે ત્રાસવાદી હુમલાઓ ધટી રહ્યા છે અને આતંકી જૂથો પર દબાવ ઉભો કરાયો છે સરહદ પારના ત્રાસવાદમાં પણ ધટાડો થયો છે નાણાંકીય કાર્યદળની બેઠક અંગે તેમણે કહ્યું કે પાકિસ્તાને પુનઃવિચાર કરવો જોઈએ કારણકે તેના મિત્રદેશ અને પણ તેને ટેકો આપ્યો નથી

નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યુંકે ભાષા એ બૌઘ્યિક અને ભવનાત્મક અભિવ્યકિતનું સાધન છે એટલે માતૃભાષાને પ્રોત્સાહન અપવું જોઈએ તે દ્વારા બે પેઢી વચ્ચે સાંસ્ક્રતિક વારસાનું પણ વહન થાય છે

ઇજા પામેલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે કેરળની એસ ટી બસ બેંગાલુરૂથી એર્નાકુલમ તરફ જઇ રહી હતી ત્યારે કેરળથી આવી રહેલી ટ્રક પુર ઝડપે એસ ટી બસ સાથે અથડાઇ હતી અઝિશમન દળના સભ્યોએ ઘઠના સ્થળે પહોંચીને મુસાફરોને બચાવ્યા હતા મૃત્યુ પામેલા મુસાફરોના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે

તિરુપુર જિલ્લાના કલેક્ટર વિજય કાર્તિકેયને પત્રકારોને જણાવ્યુ હતુ કે કેરળ સરકારને આ માહિતી આપ્યા બાદ ખાસ ટીમ કેરળે તિરુપુર માટે રવાના કરી છે દરમિયાન સલેમ જીલ્લાના ઓમલુર ખાતે અન્ય એક અકસ્માતમાં બે મહિલા સહિત પાંચ લોકોના મોત થયા છે

તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

આ રેલ્વે સેવા ત્રણ જ્યોતિલિંગ ઓમકારેશ્વર મહાકેલશ્વર અને કાશી વિશ્ર્વાનાથને જોડે છે આજથી શરૂ થયેલ કાશી મહાકાલ એક્સપ્રેસ કાલે સવાર સુધીમાં ઈન્દોર પહોંચશે

ગથા રવિવારે પ્રધાનમંત્રી મોદીએ ટ્રેનને લીલીઝંડી બતાવીને રવાના કરી હતી

આ ટ્રેન એક સપ્તાહમાં વારાણસી અને ઈન્દોર વચ્ચે ત્રણ વાર દોડશે ટ્રેનમાં દરેક કોચમાં બે ખાનગી ગાર્ડ અને માત્ર શાકાહારી ભોજનની સુવિધા છે

વીડીયો કોન્ફરન્સ દ્વારા તેમણે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના વેપારી પેન્શન યોજના રાષ્ટ્રીય બાળ શ્રમિક તથા બાંધ્ય મજૂર પુનવસવાટ યોજના યુવા સ્ટાર્ટઅપ યોજના લધુમતિ વિકાસ અને નાણાં નિગમની કામગીરી જેવી યોજનાઓની સમીક્ષા કરી હતી

ન્યાયમૂર્તિ બ્રિજેશ શેઠીએ દિલ્હી સરકારના સમીક્ષા બોર્ડ પાસેથી સંબંધીત અહેવાલ રજૂ કરવા જણાવ્યું છે

દિવ્યાએ પાંચ કુશ્તીબાજો સામેના યારેય મુકાબલા જીત્યા છે સ્પર્ધા રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમવામાં આવી હતી